પ્રધાનમંત્રીએ શ્રીનગર દ્રાસ લેહ ટ્રાન્સમીશન લાઇન દેશને અર્પણ કરી હતી આ ઉપરાંત તેમણે લદ્દાખની પહેલી યુનિવર્સિટીનો આરંભ કરાવ્યો હતો શ્રી મોદીએ લદ્દાખમાં નવા પ્રવાસન ટ્રેકિંગ માર્ગનો આરંભ કરાવતા જણાવ્યું હતું કે બિલાસપુર મનીલા લેહ રેલવે માર્ગ તૈયાર થયા પછી દિલ્હી અને લેહનું મુસાફરીનું અંતર ઘટી જશે

જયદિપ વૈષ્ણવ ભુજ રેલ્વે સ્ટેશન ભુજના રેલવે સ્ટેશને કોચ માર્ગદર્શન બોર્ડ અને ટ્રેનો અંગેના સાંકેતિક બોર્ડનું લોકાર્પણ તેમજ પ્લેટફોર્મની લંબાઇ વધારવાના કામનું સાંસદના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું

ગાંધીધામ સ્ટેશનમાં પણ વાઇફાઇ પ્લેટફોર્મ વિસ્તરણ સામાખિયાળી અને ભયાઉના સ્ટેશને થનારા વિકાસ કામોનું દ્રંક સમયમાં ખાતમુહર્ત કરાશે નગર પ્રમુખ લતાબેન સોલંકીએ રેલવે સ્ટેશનને જોડતી સિટી બસ સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી

અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ અબડાસા લખપતમાં ખારા પાણીને મીઠું કરવાનો પ્લાન્ટ સ્થપાય તેવી માંગણી કરી હતી

જખૌ કોસ્ટ ગાડં કચ્છના માછીમારો વધુ માછલી મેળવવાની કોશિષમાં આંતર રાષ્ટ્રીય જળ સીમા નજીક જવાનું ટાળે તેવી અપીલ જખૌમાં કોસ્ટગાર્ડ ડેની ઉજવણી નીમીતે કરાઇ હતી માછીમારો સાથે યોજાયેલી બેઠકમાં કોસ્ટગાર્ડના અધિકારીઓએ માછીમારોને દરિયાઇ સફર ખેડવા સમયે સલામતીની બાબતે કઇ કઇ તકેદારી રાખવી તેનું માર્ગદર્શન આપ્યું હતુ ખાસ કરીને કોઇ શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ કોસ્ટગાર્ડને જાણ કરવાય અનુરોધ કરાયો હતો